રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાયેલા બધા જ હોસ્પીટલોને તેમના દ્વારા અપાતી આરોગ્ય સેવાના આધારે રેટીંગ આપવાનો નિર્ણય લીધો છે

મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે ચીનના શીનજીયાંગ ઉઈધુર સ્વાયત્ત વિસ્તાર સિવાયના બધા જ પ્રાંતોની શાળાઓમાં શિક્ષણ કાર્યનો આરંભ થયો છે ભારત અને રશિયા ઓનલાઈન ફિડે ચેસ ઓલેમ્પીયાડ સ્પર્ધામાં સંયુક્ત વિજેતા જાહેર થયા છે

આરોગ્ય સત્તામંડળે આ હેતુથી ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે

આકાશવાણી સાથેની વાતયીતમાં રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સંયુક્ત નિયામક ડોક્ટર જે

મીણાએ જણાવ્યું હતું કે આ તમામ હોસ્પિટલોને સલામતી અસરકારકતા કાર્યક્ષમતા અને દર્દીઓને અપાતી આરોગ્ય સંભાળના આધારે રેટીંગ અપાશે

કેન્દ્ર સરકારે પરીક્ષણ અને ત્વરીત સારવારનો અભિગમ અપનાવતા દર્દીઓ સાજા થવાનું પ્રમાણ વધ્યું છે

પાલઘર હત્યા કેસ મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળા દ્વારા થયેલી હત્યાના કેસમાં ત્રણ પોલીસ જવાનોને બરતરફ કરવામાં આવ્યા છે બરતરફ કરાયેલા ત્રણ પોલીસ જવાનોમાં કાસા પોલીસ મથકના સહાયક પોલીસ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે કેસની તપાસ શરૂ થઈ ત્યારે આ ત્રણ ઉપરાંત અન્ય બે મળીને પાંચ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

અમીત શાહ્ ગુહ્મંત્રી અમીત શાહને નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી આજે સવારે રજા આપવામાં આવી છે

તમિલનાડુ ઈ પાસ તમીલનાડુ સરકારે રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ માટે જરૂરી ઈ પાસની પ્રથા આવતીકાલથી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીએ આવતીકાલથી તમીળનાડુમાં અમલમાં મૂકાનારી છૂટછાટોની આજે જાહેરાત કરી છે પોર્ટલ ઉપર અરજી કરતા જ બીજા રાજ્યોમાં મુસાફરી માટેના ઈ પાસ તરત જ અપાશે

હોટેલ પાર્ક રીસોર્ટ તથા ધાર્મિક સ્થળોને ખોલવાની શરતી મંજૂરી અપાઈ છે ભારત ચીન ભારતીય લશ્કર અને ચીનની આર્મી વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યુશુલમાં યાલી રહી છે ભારતીય સેનાએ કહ્યું છે કે પીએલએ સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં યાલી રહેલા અવરોધ દરમિયાન લશ્કરી અને રાજદ્વારી વ્યસ્તતા દરમિયાન અગાઉના સર્વસંમતિનો ભંગ કર્યો હતો

જો કે ભારતીય સૈનિકોએ પેંગોંગ ત્સો તળાવ પર રોકવાના પ્રયાસ કર્યા હતા સૈન્યએ સીમા પરની એક તરફી તકરાર બદલવા ચીની ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે ભારતીય સેનાએ કહ્યું છે કે તે વાતચીત દ્વારા શાંતિ જાળવવા પ્રતિબદ્વ છે પરંતુ તેની અખંડિતતાનું રક્ષણ કરવા પણ એટલું જ પ્રતિબદ્ધ છે

કેટલીક શાળાઓ આવતીકાલ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થશે

બધી જ શાળાઓમાં હાથ સ્વચ્છ કરવા સેનીટાઈઝર શરીરના તાપમાનની ચકાસણી ચોક્ક્સ પ્રકારની બેઠક વ્યવસ્થા જેવા નિયમો અમલમાં મૂકાયા છે ચેસ ભારત અને રશિયા ઓનલાઈન ફિડે ચેસ ઓલેમ્પીયાડ સ્પર્ધામાં સંયુક્ત વિજેતા જાહેર થયા છે સ્પર્ધાની ફાઈનલ વખતે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જતાં બંને દેશોને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા ભારતના નીહાલ સરીન અને દિવ્યા દેશમુખનો પરાજય થતા રશિયાને વિજેતા જાહેર કરાયું હતું જોકે ભારતે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગયા બાદ સ્પર્ધા અધુરી હોવાથી રશિયાને વિજેતા જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘના નિર્ણયને પડકાર્યો હતો ત્યારબાદ ચેસ મહાસંઘના વડાએ ભારત અને રશિયાને સંયુક્ત વિજેતા જાહેર કરીને બંનેને સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો ચેસ સંગઠને ઓનલાઈન ફોર્મેટથી સ્પર્ધાનું પ્રથમવાર આયોજન કર્યું હતું અને ભારત ફિડે ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમવાર ફાઈનલમાં પહોંચી વિજેતા બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિડે ચેસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતીય ચેસ ટીમને અભિનંદન આપ્યા છે શ્રી મોદીએ કહ્યું કે આ વિજય દેશના અન્ય રમતવીરો માટે પ્રેરણારૂપ બનશે એર ઈન્ડિયા નાગરિક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા આ વર્ષે પૂરી કરાશે નમો એપ અંગે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા કોવીડના કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓમાં અવરોધ ઉભા થયા છે

તમામ ખેલાડીઓને અભ્યાસ માટે અલગ અલગ સમય અપાયો છે યુપી અકસ્માત ઉત્તરપ્રદેશમાં બહરાઇચ જિલ્લાના પાયગીપુર વિસ્તારમાં કરૂણ અકસ્માતમાં પાંચ મજુરોએ જીવ ગુમાવ્યો છે

બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

બધા મજુર બિહારના સીવાન જિલ્લાના હતા મજૂરો કારખાનામાં ફરી નોકરી મેળવવા હરિયાણાના અંબાલા જઇ રહ્યા હતા